વૈશ્વિક આબોહવા પરીવર્તન માટે ભારત કોઇપણ રીતે જવાબદાર નથી પરંતુ બદલાતા જતા પર્યાવરણની ગંભીર અસરો સામે લડતમાં ભારતે અસરકારક કામગીરી કરી છે ભારતમાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ખુબ જ ઓછુ છે પેરીસ કરારના પાંચ વર્ષ પુરા થવાની પુર્વ સંધ્યાએ ગઇકાલે નવી દિલ્ફી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે બીજા દેશો સાથેની સરખામણીમાં પર્યાવરણને નુકશાન કરનાર તમામ પ્રકારના ઉત્સર્જન માટે ભારતનો ફિસ્સો માત્ર ત્રણ ટકા છે

પ્રધાનમંત્રી ઉઝબેકીસ્તાન ભારત અને ઉજબેકીસ્તાનના વડાઓની વર્ચ્યુઅલ માધ્યમથી ગઇકાલે યોજાયેલી શીખર બેઠકમાં ઉર્જા ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રની નવ સમજીતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકીસ્તાનના રાષ્ટ્રપતિ શોકેત મિર્જીયોથેવ વચ્ચે વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી ગઇકાલે શિખર બેઠક યોજાઇ હતી ભારત અને મધ્ય એશિયાના કોઇ દેશ વચ્યે આ પહેલી દ્વિપક્ષીય શિખર બેઠક હતી બેઠકની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને ઉઝબેકીસ્તાન બે સમુધ્ધ સંસ્કૃતિઓ છે બંને વચ્ચે પ્રાચીનકાળથી ગાઢ સંબંધ છે

આ પરીક્ષા ત્રણ તબક્કામાં યોજાશે

આઈસોલેટ અને મંત્રાલય શ્રેણી માટે ઉમેદવારોને પરીક્ષાના શહેર તારીખ સ્થળ વિશે રેલવે રિક્રટમેન્ટ બોર્ડ આઈઆઈબીની અધિકૃત વેબસાઈટ પરથી જાણ કરાશે ઈ કૉલ લેટરની લીંક આરઆરબીની વેબસાઈટ પર પરીક્ષાના ચાર દિવસ પહેલા મૂકવામાં આવશે

ગઇકાલે ગુજરાતના આણંદ જીલ્લાના ઝકરીયાપુરા ગામની મુલાકાત લઇને શ્રી ગીરીરાજસિંહે એનડીડીબી ધ્વારા તૈયાર કરાયેલ બાયોગેસ પ્લાન્ટની કામગીરીની માહિતી મેળવી હતી કેન્દ્રીય મંત્રીએ પશુપાલકો સાથે સંવાદ કરીને નવી ટેકનોલોજી આધારીત વ્યવસાયો અપનાવવા બદલ તેમની પ્રશંસા કરી હતી કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ડેરી ઉદ્યોગ લાખો ખેડુતો અને પશુપાલકોને આજીવીકા પુરી પાડે છે આમ છતાં પશુપાલકોની આવક વધારવા તેમણે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના ખેડુતો પોલ્દ્રી વ્યવસાય અપનાવે તે માટે પ્રોત્સાહન આપવાનું સુચન કર્યુ હતું